દિલ્લીની અદાલતે યારેય અપરાધી અંગે નવેસરથી ફાંસીના હુકમો જાહેર કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ અરજીને રદ કરવાની ભલામણ સાથે રાષ્ટ્રપતિશ્રીને મોકલી હતી આ દયા અરજીના કારણે કેસની સુનાવણી મુલતવી રહી હતી પરંતુ આજે સવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી આ અરજીને રદ કરી દેવાતાં દિલ્હી કોર્ટે આ ચુકાદો આપ્યો છે

રાષ્ટ્રસંધ સલામતિ સમિતિમાં ચીને કાશ્મીર અંગે બોલાવેલી બંધાબારણે બેઠકમાં રશિયાના વલણ અંગે નવી દિલ્લીમાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી શ્રી કુડાશેવે કહ્યું કે રશિયાનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે કે આ પ્રકારના પ્રશ્રો સલામતિ સમિતિમાં લાવવાની તરફેણ કરતું નથી કાશ્મીર મુદ્દે અમે માનીએ છીએ કે તે ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષી મુદ્દો છે અને તેનો દ્વિપક્ષી મંત્રણાઓથી સિમલા કરાર હેઠળ તથા લાહોર મંત્રણા હેઠળ ઉકેલ લાવવો જોઈએ

ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બી

સુબ્રહ્મણ્યમને આ મુલાકાત અંગેનો એક પત્ર પાઠવ્યો છે પત્રમાં શ્રીરેડ્ડીએ જણાવ્યું છે કે તમામ મંત્રીઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત લે એવી ઇચ્છા ગૃહમંત્રી શ્રી અમિત શાહે વ્યક્ત કરી છે આ કેન્દ્રશાસિત પ્રદેશના તથા તેની પ્રજાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રની યોજનાઓની અગત્ય અંગે તથા તેના માટે સરકારે લીધેલાં પગલાં અંગે લોકોમાં માહિતી ફેલાવવાનો આ મુલાકાતનો હેતુ છે

નફાએ આજે જણાવ્યું છે કે નાગરિકતા સુધારણા અધિનિયમ માત્ર એવા લધુમતી લોકો માટે છે જેમને પડોશી દેશોમાં વર્ષોથી ધાર્મિક અત્યાચારના ભોગ બનવું પડ્યું છે અને જેમણે ભારતમાં આશ્રય લીધો છે નવી દિલ્હી ખાતે એક સમારોહને સંબોધતાં શ્રી નડ્ડાએ ઉમેર્યું કે જેઓ આ અધિનિયમનો વિરોધ કરે છે તેઓ દેશને નબળો પાડી રહ્યા છે આ અધિનિયમ અંગે દેશને ગેરમાર્ગે દોરવાનો કોંગ્રેસી નેતા રાહ્લ ગાંધી પર તેમણે આક્ષેપ કર્યો હતો તેમણે કહ્યું કે રાહ્લ ગાંધીને આ અધિનિયમ અંગે કંઈ જ જ્ઞાન કે સમજ નથી

દિલ્લી પ્રદેશ ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ પક્ષ પ્રભારી પ્રકાશ જાવડેકરની હાજરીમાં આજે આ થાદી જાહેર કરી

આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સુધીના માર્ગમાં નડિયાદ વડોદરા ભરૂચ સુરત વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે અમદાવાદના અમારા પ્રતિનિધિએ જણાવ્યું કે ખાનગી સંચાલનની આ પ્રથમ ટ્રેનમાં મુસાફરી માટે વિશ્વક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે

આસામ અને મેધાલયના આધાર હેઠળ નથી તે સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશોમાં આ જોગવાઈ લાગુ કરી છે આધાર ન હોય તે આધાર સ્લીપ પણ રજૂ કરીને સાથે સ્લીપ પણ રજૂ કરીને સાથે બેન્ક કે પોસ્ટ ઓફીસ પાસબુક કે મતદાતા કાર્ડ કે રેશન કાર્ડ રજૂ કરી શકાશે

તેમાં ફાજી અબ્દુલ રશીદનજીર અહેમદ ગુરેજી મહંમદ અબ્બાસ વાણી અને ભૂતપૂર્વમંત્રી અબ્દુલ હક ખાનનો સમાવેશ થાય છે

સલમાન સગર શ્રીનગરના મેયર રહી યૂકેલા છે

ભારતીય અર્થતંત્રમાં વૂદ્વિ માટે જરૂરી બળતણ ઈરાન પૂરૂ પાડે છે બંને દેશોના સંબંધ ધર્મ કે આર્થિક બાબતોથી પર છે મુંબઈમાં વિમાનમથક સત્તામંડળ આયોજીત કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું કે ઈરાન પર અમેરીકાએ મૂકેલા પ્રતિબંધ ઈરાનના લોકોને આર્થિક વ્યવફારથી વંચીત રાખે છે ભારતને મૈત્રીપૂર્ણ દેશ ગણાવી તેમણે કહ્યું કે ઈરાન મિત્રો પર મદાર રાખે છે અને આથી તક સંબંધોને ઉંચાઈ પર લઈ જાય છે યાબહાર બંદર અંગે તેમણે કહ્યું કે સાધનો વસાવવા તથા અફધાનિસ્તાન સાથે જોડાણના પ્રશ્રો છે જોકે ઈરાન તેને અગ્રતા આપે છે તેમણે કહ્યું કે ઈરાનની સંસદે તાજેતરમાં જ આ પ્રોજેકટના વિસ્તરણને મંજૂરી આપી છે

આગામી પાંચ વર્ષમાં આ આંક બે ગણો કરવાનો લક્ષ્યાંક છે

કેટલાક દેશોએ પ્રવાસ કરવા ચેતવણી આપ્યા છતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર પ્રવાસીઓની સુરક્ષા અને સલામતિને ટોચની અગ્રતા આપે છે પ્રવાસ મંત્રાલય પ્રવાસન સ્થળી પર વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવા પર ધ્યાન આપે છે

કોરોના વાઇરસ વાઇરસનું એવું મોટું જૂથ છે જે માણસોમાં બીમારી ફેલાવે છે અને ઊંટ અને બિલાડી જેવાં પ્રાણીઓમાં પણ વિસ્તરે છે પ્રાણીઓમાં ફેલાયેલા આ વાઇરસ માણસોમાં ફેલાવાનો પણ ભય રહે છે